તેમણે કહ્યું હતું કે સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે

ટ્વિટર ઉપર તેમણે જણાવ્યું હતું કે આ યોજના નાના દુકાનદારોને વાઈ ફાઈ સેવા ઉપલબ્ધ કરાવનાર હોવાથી વેપારમાં સરળતા વધશે આ સેવા થકી વપરાશકારો ખાસ કરીને યુવાનો અવરોધ વિના ઈન્ટરનેટ સંપર્ક મેળવી શકશે અને તેના લીધે ડિજિટલ ઈન્ડિયા મિશનને નવું બળ મળશે ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે પબ્લિક ડેટા ઓફિસ મારફતે કોઈપણ લાયસન્સ ફી વિના જાહેર વાઈ ફાઈ સેવા આપવા માટે જાહેર વાઈ ફાઈ નેટવર્કની રચનાને મંજુરી આપી છે કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે જાહેર વાઈ ફાઈ નેટવર્ક પીએમ વાણી તરીકે ઓળખાશે

તેમજ ઈશાન ભારત માટે ટેલીફોન વિકાસ યોજના હેઠળ અરૂણાયલ પ્રદેશ અને આસામના બે જિલ્લામાં મોબાઈલ ટેલિફોન સુવિધા પૂરી પાડવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે

ટ્વિટર ઉપર તેમણે કહ્યું છે કે આ ધારા હેઠળ કોઈપણ વ્યક્તિ કોઈપણ કારણસર ખેડૂતોની જમીન આંચકી શકશે નહીં અથવા તેમાં ફેરફાર પણ કરી શકશે નહીં

શ્રી તોમરે વધુમાં જણાવ્યું હતું કે નવા કૃષિ ધારા હેઠળ ખેડૂતો પોતાના ક્રષિ ઉપજોની કિંમતો ઉત્પાદન પહેલા જ નિર્ધારીત કરી શકશે આ કૃષિ ઉપજોની ખરીદી કરનાર વ્યક્તિએ ખરીદી કરતી વખતે કૃષિ ઉપજની કિંમત ચૂકવવી પડશે અથવા તેની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકશે દરમિયાન વિપક્ષના નેતાઓના એક પ્રતિનિધિમંડળે ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નવી દિલ્ફીમાં મુલાકાત લઈને તેમને કેન્દ્રના ક઼ષિ ધારાને લગતું આવેદનપત્ર રજુ કર્યું હતું તેમણે આ ધારા અંગે પોતાના વિયારો રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કર્યા હતા અને સંબંધીત ક્રષિધારાઓ પાછા ખેંચવાની માંગણી કરી હતી આ પ્રતિનિધિ મંડળમાં એનસીપી કોંગ્રેસ સીપીઆઈ અને ડિએમકેના અગ્રણીઓનો સમાવેશ થયો હતો